તેમણે કહ્યું છે કે વિદ્નેદર્તા ભગવાન શ્રી ગણેશજીનું આ પર્વ કોરોના મહામાંરીનું વિધ્ન હરી લેઈ ગુજરોતને સુખીસમૃધ્ધ અને શકિતશાળી બનાવશે એવી પ્રાર્થના છે મુખ્યમંત્રી વિજય રૂપાણીયે જૈન અને જૈનેતર નાગરિક ભાઇ બહેનોને આજે સંવત્સરી પર્વ પ્રસંગે મિચ્છામી દુકકડમ પાઠવ્યા છે તેમણે કહ્યું કે ક્ષમા કરૂણા અને જીવદયાના ભગવાન મહાવીરના સિધ્ધાંતોને આત્મસાત કરનારૂં પર્યૂંષણ પર્વ સામાજીક સમરસતા અને માનવતાની શકિતઓને વધુ પ્રગાઢ બનાવશે

જે આંકડો સૌથી ટોય પર છે

પ્રજાપતિ નેવા જિલ્લા શિક્ષણાધીકારી તૈરીકે નિમણુંક પામ્યા હોવોના અહેવાલ છે

બી બી એસ પુરૂ કર્યા પછી અનુ સ્નાતક ડિપ્લોમાં કોર્ષીસ કરી શકાય તેને કેન્દ્ર સરકાર અને મેડિકલ કાઉન્સીલ ઓફ ઈન્ડીયાએ મંજુરી આપી છે તબીબી નિષ્ણાંતોના વેબિનારમાં ઉપસ્થિત નિષ્ણાંતોએ ઉચ્યતર તબીબી શિક્ષણ ક્ષેત્રમાં આ પગલાને પાયાના સુધારા તરીકે બિરદાવ્યુ હતું આરતી ભદ્દ પેરા મેડિકલ કોર્ષ રાજ્યમાં પેરા મેડીકલ કોર્ષના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટેની પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત ગઈકાલે કરવામા આવી હતી

યાલુ વર્ષે સૌથી મહત્વનો ફેરફાર એ છે કે નેચરોપથીના કોર્ષમાં પ્રવેશ માટે વિધાર્થીઓએ નીટની પરીક્ષા આપી હોવાનું જરૂરી નથી

નિયામક શ્રી સરેકારે વરસાદનો વ્યાપ અનને તીવ્રતાને અનુ લક્ષીને માછીમારોને દરિયો ન ખેડવાની સુ યના આપવામાં આી છે

પગપાળા થાત્રિકોને અને સંઘોને મેળામાં અને દર્શને ન આવવા જણોવાયુ છે તદઉપરાંત દર વર્ષે ભાદરવી પુનમ ભરવા આવતા સંઘને માતાજીની ધજા પ્રસાદીરૂપે આપવાનો નિર્ણય કરાયો છે